જીએસટી વેરાના અમલીકરણને આજે બે વર્ષ પૂરા થયા છે સુક્ષ્મલઘુ અને મધ્ય ઉદ્યોગો માટે જીએસટી વેરાને લગતા પુસ્તકનું આજે વિમોચન થશે

દ્વારા થતા આર્થિક વ્યવહારો પરના ચાર્જ આજથી નાબૂદ કર્યા છે

પી જી

નવા દરો આજથી અમલમાં આવ્યા છે દર ઘટાડા પછી દિલ્હીમાં સબસીડી વગરના એલ

એવી જ રીતે સબસીડીવાળા એલ

એસ

ને આજે બે વર્ષ પૂર્ણ થયા છે

એસ ટી વેરો અમલમાં મુકાયો હતો

એસ ટી વેરાને બે વર્ષ થયા એ નિમિત્તે આજે દિલ્હીમાં યોજાનાર ખાસ સમારંભમાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર અધ્યક્ષ સ્થાને રહેશે આ પ્રસંગે સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો એમ

ઇ

એસ

અંગેના પુસ્તકનું વિમોચન કરાશે

એસ ટી ના અમલીકરણમાં નોંધપાત્ર કામગીરી કરનારા અધિકારીઓને આજે પ્રમાણપત્રો એનાયત થશે

એસ ટી વેરાના અમલીકરણના પગલે એકથી વધુ વેરાના બદલે એક જ વેરો અમલમાં આવતા વેરા માળખું સરળ પારદર્શક તથા ટેકનોલોજી આધારીત બન્યું છે

લોકોની સહભાગીદારીમાં જળસંગ્રહ માટેની સુવિધા વધારવી તથા જળસંગ્રહના મુદ્દે લોકજાગૃત્તિ કેળવવી એ આ અભિયાનનો મુખ્ય હેતુ છે જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત નવી દિલ્હીમાં આ અભિયાનનો આરંભ કરાવશે

પ્રદેશ ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી મુદ્દતમાં સત્તાના સૂત્રી સંભાળ્યા છે ત્યાર પછી ગઈકાલે પ્રસારીત થયેલા મન કી બાત કાર્યક્રમની પહેલી કડીનું લોકો સમુહ મળીને સાંભળે તેવી ખાસ વ્યવસ્થા કરી હતી

ઉત્તર રેલવેચે દિલ્હીથી ચંડીગઢ તથા દિલ્હીથી લખનૌ માટેની બે તેજસ ગાડીઓ આજથી શરૂ કરાશે એવી જ રીતે કેટલીક દ્રેનોની ફીકવન્સી વધારવામાં આવી છે જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ વધારવામાં આવ્યા છે

પોલીસ દ્વારા ગઈકાલે ધરપકડ કરાચેલા કુરખેડાના રામચંદાનીને સ્થાનિક અદાલતે બારમી જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે

જ્યારે બાકીના વર્ગોમાં નિર્ધારીત સમયપત્રક મુજબ શૈક્ષણિક કામગીરી હાથ ધરાશે

ટી જી એસ અને નેશનલ ઈલેક્ટ્રોનીક ફંડ ટ્રાન્સફર એન

દ્વાર નાણાના કરાતા વ્યવહારો હવે સસ્તા થશે ભારતીય રિઝર્વ બેંકે આ પ્રકારના વ્યવહારો ઉપર કોઈ યાર્જ નહીં લેવાનો નિર્ણય લીધો છે આઈબીઆઈએ નાણાં વ્યવહાર અંગેનો નિર્ણય આજથી અમલમાં મૂકવાની જાહેરાત કરીને બધી જ બેંકોને આ નિર્ણયનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાની સૂયના આપી છે ડિજીટલ વ્યવહારો ઉપર રિઝર્વ બેંકનો ચાર્જ તથા બેંકો દ્વારા લેવાતા સેવા માટેના યાર્જનો સમાવેશ થાય છે

નો ઉપયોગ મોટા પ્રમાણમાં નાણાંકીય વ્યવહારો માટે જ્યારે એન

નો ઉપયોગ બે લાખ રૂપિયા સુધીની લેવડ દેવડ માટે થાય છે

રાજ્યપાલ સત્યપાલ મલિક આજે અમરનાથ ગુફા ખાતે યોજાનારી પ્રથમ પૂજામાં ભાગ લેશે ભાવિકો અમરનાથની ગુફા તરફ જવા રવાના થતા જ વાર્ષિક અમરનાથ યાત્રાનો આજથી આરંભ થશે

સત્તાવાળાઓએ અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે તથા સરળતાથી યોજાય તે માટે સલામતીની વ્યાપક વ્યવસ્થા કરી છે

કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઈકાલે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે ભારતીય હવામાન વિભાગે ગયા મહિને જારી કરેલા અહેવાલને ટાંકીને આ માહિતી આપી હતી

વિશ્વકપમાં ભારતનો આ પ્રથમ પરાજય છે

ભારત તરફથી રોહિત શર્માએ સદી ફટકારી હતી આ સાથે જ વિશ્વકપ સ્પર્ધામાં ત્રણ સદી કરનાર પ્રથમ બેટ્સમેન બનવાનું બહ્માન રોહિત શર્માને મળ્યું છે એવી જ રીતે સુકાની વિરાટ કોહલી વિશ્વકપ ક્રિકેટના ઈતિહાસમાં પાંચ મેચોમાં અડધી સદી નોંધાવનાર પહેલા સુકાની બન્યા છે

આજે શ્રીલંકાનો સામનો વેસ્ટ ઈન્ડિઝ સામે થશે

મુરલીધરને કહ્યું છે કે કઝાકસ્તાનમાં તેંગીઝ ઓઇલ ફિલ્ડના સ્થળે થયેલા વિવાદમાં કોઇ ભારતીય સંડોવાયેલો નથી જા કે આ વખતે કેટલાક ભારતીય કામદારો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું કે ભારતીય રાજદ્દતાવાસને કોઇ ભારતીય કામદારને ઇજા પહોંચી હોવાની માહિતી મળી નથી